રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ માટે વધુ સારા સમન્વય વિકસિત કરવા અને નવી નવી પહેલને પ્રોત્સાફન આપવાના કામમાં અગ્રેસર રહેવું જોઇએ

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે એઆઇ પધ્ધતિથી રસાયણ વિજ્ઞાન અને ખગોળ ભૌતિક શાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં પેકેજોની એપ્લિકેશનના વિકાસને મજબૂતી મળશે નિવેદનમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટીંગ મિશન હેઠળ અનેક પેકેજો વિકસીત કરવામાં આવી રહ્યા છે જેમાં ઔષધ સંરચના અને આરોગ્ય સુરક્ષા પ્રણાલિની સાથે મુંબઇ દિલ્ફી ચેન્નાઇ પટણા ગૌહાતી જેવા સ્થાળોએ પૂરની પરિસ્થિતિ અને પૂર્વાનુમાનના કેટલાક પેકેજ વિકસિત કરવામાં આવી રહ્યા છે આ દેશના નાગરિકોની સાથે જ સ્ટાર્ટઅપ અને સૂક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગો માટે પણ વરદાન સાબિત થશે રાષ્ટ્રપતિ જે એન યુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે જે એન યુ એટલે કે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ માટે વધુ સારા સમન્વય વિકસિત કરવા અને નવી નવી પહેલને પ્રોત્સાહન આપવાના કામમાં અગ્રેસર રહેવું જોઇએ જેએનયુના ચોથી વાર્ષિક સમારોહને વિડિયો માધ્યમથી સંબોધિત કરતાં શ્રી કોવિંદે કહ્યું કે ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ જેએનયુમાં શ્રેષ્ઠતા માટેની સમાન તકના વાતાવરણમાં અભ્યાસ કરે છે રાષ્ટ્રપતિએ કહ્યું કે જેએનયુ ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને પરિસરમાં આવેલ ઇમારતો છાત્રાલયો રસ્તાઓ ભારતીય વારસાને પ્રદર્શિત કરે છે ભારતના સાંસ્કૃતિક તેમજ ભૌગોલિક ચિત્રને ઉત્તમ રીતે તે રજૂ કરે છે તેમણે કહ્યું કે આ ભારતીયતા જેએનયુની વિરાસત છે જેને મજબૂત બનાવવા પ્રયાસ કરવો જોઇએ

આ શિખર સંમેલનનો મુખ્ય વિષય નેકસ્ટ ઇઝ નાઉ એટલે કે આવનારૂ હમણા તેમ છે શિખર સંમેલનમાં કોરોના માહમારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્ચા થશે વિશ્વમાં માહિતી ટેકનોલોજી અને ઇલેકટ્રોનિકસ તથા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મુખ્ય ટેકનોલોજી અને નવીનતાઓની અસર પર પણ મુખ્યત્વે ચર્ચા થશે જેમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સ્વીસ કન્ફેડરેશનના ઉપરાષ્ટ્રપતિ ગાઇ પારમેલિન અને ઘણી જાણીતી હસ્તીઓ ભાગ લેશે આ ઉપરાંત દેશવિદેશના ઘણા મુખ્ય વિયારકો ઉદ્યોગ જગતના વડા ટેકનોક્રેટ સંશોધનકર્તા રોકાણકારો શિક્ષણવિદો ભાગ લેશે

છેલ્લા બે વર્ષમાં ભારત અને લકઝમબર્ગ વચ્ચેની આ પ્રથમ શિખર પરિષદ હશે બંને નેતાઓ કોવિડ પછીના સમયગાળામાં ભારત લકઝમબર્ગ વચ્ચેના દ્વિપક્ષીય સહ્યોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરશે આ ઉપરાંત તેઓ દ્વિપક્ષીય પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દે પણ વિચારોનું આદાનપ્રદાન કરશે ભારત અને લકઝમબર્ગના પ્રધાનમંત્રીઓ વચ્ચે અગાઉ ત્રણ પ્રસંગે મુલાકાત થઇ ચૂકી છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશથી સાડા છ લાખથી વધુ અરજી મળી છે

આ યોજના એ લોકોને લોનની સુવિધા પ્રદાન કરે છે જે કોવિડ લોકડાઉનના કારણે પોતાના મૂળ વતન રવાના થયા છે

આ યોજનાના ઝડપી વિશ્વસનીય અમલ માટે મોબાઇલ એપ્લિકેશન સાથે વેબ પોર્ટલ સાથેનું ડીજીટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે

જેમાં છેલ્લા છ વર્ષો દરમિયાન ઘણા નિતિગત સુધારા કરાયા છે રાષ્ટ્રીય ખાણ ખોદકામ ખનન સંમેલનમાં બોલતા શ્રી પ્રધાને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માનવું છે કે બધા જ કુદરતી સંસાધનોનું યોગ્ય રૂપે મૂલ્યાંકન થવું જોઇએ અને પારદર્શિતા સાથે બોલી દ્વારા તેનું વેચાણ થવું જોઇએ તેમણે કહ્યું કે આંતરરાષ્રીપેય રોકાણકારો ત્યારે જ રોકાણ કરશે જ્યારે તેમને વેપારમાં નિશ્ચિતતા કે લાભ મળે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે લોકસેવા માટે કરાયેલા તેમના પ્રયાસો હંમેશા યાદ રહેશે પ્રધાનમંત્રીએ કહ્યું કે મૃદ્દલા સિંહા એક પ્રખર લેખિકા હતા અને તેમણે સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રે વિશેષ થોગદાન આપ્યું છે શ્રી મોદીએ મૃદૂલા સિંહાના પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી ગૃહ્મંત્રી અમિત શાહે પણ ગોવાના પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ ભાજપ નેતા મુદૂલા સિંહાના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં એક ટ્વીટમાં જણાવ્યું છે કે સ્વર્ગસ્થ મૃદ્દલા સિંહાએ જીવનભર રાષ્ટ્ર સમાજ અને સંગઠન માટે કામ કર્યુ હતું

સુરેન્દ્રનગર જીલ્લાના લખતર નજીક કોઠારીયા અને ઝમર વચ્ચે આજે વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાતા ચાર વ્યકતિઓના મોત નિપજયા છે કારના યાલકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

દેશના વિવિધ ભાગોમાં આજે પરંપરાગત નહાએ ખાયે અનુષ્ઠાન સાથે છઠ પુજા તહેવારનો પ્રારંભ થયો છે શનિવારે સવારે સૂર્યદેવને અર્ધ ચઢાવ્યા બાદ આ પૂજાનું સમાપન થશે